પ્રાદેશિક સમાચાર બ્ક્લા પરમાર વાંચે છે

પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં થયા છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટ બાદ રાહત મળી છે રાજ્યના નર્મદા પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ જેવા સ્થળોએ ગઈકાલે વરસાદ થયો હતો સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી સાબરકાંઠાના તલોદ રજ્ઞાસજ્ઞ હરસોલ વિસ્તારમાં વાવાઝોડા સાથે એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો અરવલ્લી જિલ્લાના ધનસૂરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરજ઼નો માહોલ જામ્યો છે

હાલ ડાંગ જિલ્લામાં ખેડ્રતો ખેતરમાં હળ જોતરી ખેતી કામમાં લાગી ગયા છે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં હજુસુધી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે વરસાદ તૂટી પડ્યો હતો જેને લઈ જન જીવન પર થોડા સમય માટે અસર થઇ હતી જિલ્લાના ક્રકરમુંડા નિઝર ઉચ્છલ અને વ્યારામાં વરસાદ વરસ્યો હતો જેને પગલે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા હતા સદસ્યતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીત્રભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં શ્રી કમલમ ગાંધીનગર ખાતે સંગઠન પર્વ ની પ્રદેશ સ્તરીય કાર્યશાળા ગઈકાલે યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ

તેને ધ્યાનમાં રાખીને ભાજપા આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન કરશે

આ ત્રણ એજન્ડા સાથે બેઠકોમાં વાર્તાલાપ થશે

દ્વારા મોકલીને પણ સત્મ્ય બની શકશે

મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો દ્વારકા સોમનાથ પાવાગઢ ડાકોરને સ્પર્શતા તમામ હાઈવે ચાર માર્ગી બનાવવાનું લક્ષ્યાંક છે અને આ કાર્ય પ્રજોશમાં ચાલુ છે આગામી એક વર્ષમાં કેન્દ્ર સરકારના સહયોગથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે તમામ ગામોને વધારાના પાકા રસ્તા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મોટી રકમની ફાળવણી કરાશે

વડનગર ઐતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સ્તૂપ જૂની નગરીના અવશેષો તેમજ પ્રાચીન મૂર્તિઓ કાચની બંગડીઓ માટલા સહિત સ્થાપત્યો મળી આવ્યા છે આ સ્થાપત્યો અહીં જ સચવાય અને વડનગરની ઓળખ બની રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વડનગરમાં અઘતન મ્યુઝિયમ બનશે તાજેતરમાં સાંસ્કૃતિક વિભાગના કેન્દ્રિય સચિવ અરૂણ ગોયલની મુલાકાત લીધી હતી વડનગરમાં દેશ વિદેશના પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા બાદ મન કી બાત કાર્યક્રમની આ પહેલી કડી છે

અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ નાગરિકો પોતાના સૂચન આપી શકશે